ન્યાયાધીશ અબ્દુલ કવી અહેમદ યુસુફ યુકાદો વાંચી સંભળાવશે

ભારતે કુલભુષણ જાધવ સામે પાકિસ્તાનની સેનાની અદાલતે કરેલી કાયદેસર કાર્યવાહીને પણ આંતરરાષ્ટ્રીય અદાલતમાં પડકારી હતી

ગઈકાલે દિલ્ફીમાં નવા સાંસદોને સંબોધતા શ્રી શાહે નવા સાંસદોને સંસદના નિયમો તથા પરંપરાઓનો અભ્યાસ કરવા તથા સંસદની લાયબ્રેરીનો ઉપયોગ કરીને અસરકારક અને આદર્શ સાંસદ બનવા અનુરોધ કર્યો હતો તેમણે સંસદમાં મહત્વના મુદ્દાઓ ઉઠાવવા તથા એ મુદ્દાઓની સંપૂર્ણ માહિતી મેળવવાનો પણ અનુરોધ કર્યો છે

ગઈકાલે મુંબઈમાં ભારતીય ઉદ્યોગ મહામંડળ સીઆઈઆઈ દ્વારા આયોજીત કોર્પોરેટ ક્ષેત્રે છેતરપિંડી વહિવટ અને ભય વ્યવસ્થાપન અંગેના પરિસંવાદમાં સંબોધન કરતા આર બી આઈ ના મુખ્ય વ્યવસ્થાપક જયંત દાસે આ મુજબ જણાવ્યું હતું

રીઝર્વ બેંકના અધિકારીએ એમ પણ કહ્યું કે સૌથી મોટી છેતરપિંડીના બનાવોમાં વ્યવસ્થાપકોની સંડોવણી હોવાનું જણાયું છે કારણ કે તેમની પાસે નિયંત્રણ પ્રણાલી હોય છે

હવામાન વિભાગે દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની તથા હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે દિલ્હીની નજીક ગુડગાંવ ફરીદાબાદ તથા નોઈડાના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે પંજાબ તથા હરીયાણાના કેટલાક વિસ્તારોમાં ચોમાસા અગાઉનો વરસાદ થતા ગરમીથી લોકોને રાહત મળી હતી ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થયો છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તથા છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ ગઈકાલે થયો હતો હવામાન વિભાગે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કેરળ તથ કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે

સુસીન્રોના ખુરઈ સજાર લેકઈ ખાતેના નિવાસસ્થાન નજીક ગઈકાલે બોંબ ધડાકો થયો છે પોલીસના જણાવ્યા મુજબ ધારાસભ્યના નિવાસસ્થાનની પાછળ થયેલા આ બોંબ ધડાકામાં કોઈને ઈજા થઈ નથી કોઈ ઉગ્રવાદી જૂથે આ વિસ્ફોટની જવાબદારી હજી સુધી સ્વીકારી નથી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે

ઉલ્લેખનિય છે કે કોંકણમાં ગથા મંગળવારે થયેલ ભારે વરસાદના પગલે ચીપળૂણ તાલુકામાં આવેલ તિવરે બંધનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો પોલીસ અને રાષ્ટ્રીય આપત્તી પ્રતિભાવ દળના જવાનો સંબંધીત વિસ્તારમાં શોધ અભિયાન યલાવી રહ્યા છે

એવી જ રીતે નોવાક જાકોવીય કેવીન એંડરસન કેરોલીના પ્લીસકોવા અને સીમોના હાલેપ પણ સ્પર્ધાના ત્રીજા દોરમાં પહોંચી ગયા છે

પુરૂષોની ડબલ્સની મેચોમાં લિયેન્ડર પેસ અને ફ્રાંસના બેનોઇટ પાયરેની જાડી પૂરવ રાજા તથા જે નેદુનેઝીયનની જાડીનો પ્રથમ રાઉન્ડમાં પરાજય થતા આ બંને જાડીઓ સ્પર્ધામાંથી બહાર થઈ છે

ધરતીકંપના આંચકાઓની અસર લાસ વેગાસ સુધી અનુભવાઈ હતી